આજે રાષ્ટીય પંચાયતીરાજ દિવસનિમિતે દેશભરની પંચાયતો સાથે વિડીયો કોન્ફરન્સ દવારા તમણ સંબોધન કર્યું હતું

પ્રધાનમંત્રીઅ આ કટોકટીના સમયમાં આત્માનર્ભરતા ઉભો કરવા પર ભાર મકયો અને કહયું કે જિલ્લા પંચાયતતાલુકા પચાયત અને ગ્રામસભાએ આત્મનિર્ભરતા ઉભી કરવી પડશ શ્રી મોદીઅ ઈ ગ્રામસ્વરાજ પોર્ટલ અને મોબાઈલ એપ શરૂ કરી હતી તે દવારા કામગીરીનું આયોજન અને નિરીક્ષણ થાય તેની પર ભાર મકયો હતો આ ઉપરાંત છ રાજયોમાં સ્વામીત્વ યોજનાનો પણ આરંભ કર્યો છે તેમાં ડ્રોનની મદદથી જમીનનો સર્વે કરી શકાશે તેમણે કેટલાક સરપંચ સાથે સંવાદ કર્યો હતો

શ્રી કાથડે તમામ વ્યાજબી ભાવના દુકાનદારો તથા લાભાર્થીઓને કોરોના મહામારીની પરિસ્થિતિમાં વિતરણ સમયે સામાજિક અંતર જળવાય ખોટી ભીડભાડ કે અરાજકતા ના ફેલાયે તે માટે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કર્યો છે શિતલ વૈશ્નવ ધોરાજી રમજાન સૌરાષ્ટ્ર માં ધોરાજી ખાતે મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા ની હાજરી માં રમઝાન માસ માં કોરોના લોકડાઉન અને સામાજિક અંતર જાળવવા વિષે બેઠક યોજાઇ ગઈ જેમાં મુફ્તી ગુલામ ગોસ અલ્વી સાહેબ હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી અને અનવર શાહ બાપુ રફાઈ જેવા ટોચ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં માં નિર્ણય લેવાયો હતો કે રમઝાન માં મુસ્લિમો ઘરે જ રહી નમાઝ અદા કરશે સૌરાષ્ટ્રનાં નામાંકિત મુફ્તી ગુલામ ગોસ્ અલ્વી સાહેબ એ જણાવ્યું છે કે દરેક મુસ્લિમ બિરાદર લોકડાઉન ના નીયમ નું પૂરેપૂરું પાલન કરે અને કોરોના સંક્રમણ ફેલાતું રોકવામાં સરકારી તંત્ર ને સહકાર આપે જ્યારે પોલીસ વડા બલરામ મીણાએ રમઝાન દરમ્યાન પોલીસ તંત્ર ને સહકાર આપવા અપીલ કરી હતી

કોરોના લોક ડાઉન જેવુ કડક પગલું ભરવાની નોબત આવી છે ત્યારે આમ આદમી નું ધ્યાન રાખવા ભુજની અનેક સંસ્થા ખર્ચ ની ચિંતા કર્યા વગર ભોજન સહિત ની માનવ સેવા માં લાગી ગઈ છે મૂકસેવક એવા કોરોના યોધ્ધાનો અહી પરિચય આપી તેમને અહી બિરદાવવા છે લોક ડાઉન માં લોક સેવા નો મંત્ર લઈ માનવ જ્યોત સંસ્થા રાત દિવસ જોયા વગર કામે લાગી ગઈ છે તેના સુકાની પ્રબોધ મણવર કહે છે કે ભૂખ્યા ને માનભેર ભોજન અર્પણ કરવાથી મોટી કોઈ સેવા નથી

આ સંસ્થા ના પ્રમુખ મનીષ ક્રમાર બારોટ કહે છે કે મુશ્કેલી માં છે છતાં માંગી શકતો નથી તેવા વર્ગ નું અમે ખાસ ધ્યાન રાખી છીએ આખું ગુજરાત જ્યારે કોરોના સંક્રમણ નો જીવલેણ પડકાર ઝીલી આરોગ્ય સેવા નો બંદોબસ્ત કરી રહ્યો છે ત્યારે કચ્છ ના આ વિરલાઓ માનવતા ની જ્યોત પ્રજાવલલિત રાખી રહ્યા છે જે નાની સુણી વાત તો નથી જ